આ મામલે પ્રતિક્રીયા આપતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું છે કે ગઇ કાલની ઘટનાને બાદ કરતા આજે અમદાવાદમાં રાબેત મુજબ શાંતિ છે લોકો કામે ધંઘે યડી ગયા છે સાંજે પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા હતા કાલની ઘટના આયોજન બધ્ધ રીતે કરવામાં આવી હોય તેમ લાગી રહ્યું છે નીતિન પટેલે જણાવ્યું કે લોકશાહી ઢબે કોઇ પણ વિરોધ કરી શકે છે અમદાવાદમાં પણ શાંતિ પૂર્ણ વિરોધ થયો હતો તેમા કોઇ જ પ્રશ્ન ઉભો થયો નહોતો રાજ્કીય તત્વો દ્વારા ગુજરાત માં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે એવુ ઘણા લોકો ઇચ્છી રહ્યા છે તેવુ લાગી રહ્યું છે પોલીસે પણ ઘણો સંયમ રાખીને વર્તન કર્યુ છે આ ઓચિન્તું નથી થયું પણ કાવત્રાના ભાગ રૂપે થયું હોય તેમ લાગી રહ્યું છે પત્થરો ભરેલી સિમેન્ટની કોથળા ભરીને લાવ્યા હતા જેના પરથીલાગે છે કે પૂર્વ આયોજિત છે તમામ ઘટના બાદ પોલીસ દ્વારા જે કોમ્બીગ કર્યા બાદ શાંતિ છે આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણી ગૃહ્મંત્રીએ પણ શાંતિની અપિલ કરી હતી નાગરીકતા સુધારા વિધેયક પાકિસ્તાનના સિંધ રાજ્યના મીરપુર જિલ્લાના હિન્દુ શરણાર્થી પરિવારો મહેસાણા નજીક આવેલા કુકસ ગામમાં ઝુપડાં બાંધીને વસવાટ કરી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા સીટીઝનશીપ એમેન્ટમેન્ટ બીલ બે હજાર ઓગણીસ નવમી ડિસેમ્બરે લોકસભામાં પસાર થઈ ગયું છે આ નાગરીક્ત્વ સુધારા વિધેયકને લઈને પાકિસ્તાનમાંથી આવેલા શરણાર્થી આ સુધારાને આવકારીને ખૂબજ ખૂશ જણાઈ રહ્યા છે પાકિસ્તાની શરણાર્થી કરમચંદ પોપટભાઈ ઠાકુરે જણાવ્યું હતું કે સરકારના આ સારા નિર્ણયથી અમો ગુલામીમાંથી આઝાદ થયા હોય તેવો અહેસાસ કરી રહ્યા છીએ આ નાગરીકતા સુધારણા કાયદા અંગે મહેસાણાના રાજ્યસભાના સાંસદે જુગલભાઈ લોખંડવાલા પણ શરણાર્થીઓનું સ્વાગત કરી રહ્યા છે રમતગમત રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સતત ત્રીજા વર્ષે કલા મહાકુંભનુ આયોજન થનાર છે

આ વર્ષે સાહિત્યવિભાગ સાંસ્ક્રુતિકવિભાગ અને કલા વિભાગ એમ ત્રણ વિભાગની સ્પર્ધાઓ યોજાશે કલાકારોએ ઓફલાઇન રજીસ્ટ્રેશન કરવાનુ રહેશે

જેમા ફકત વ્યક્તિગત કૃતિઓનો સમાવેશ કરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારના અને શહેરના જુદા જુદા વિસ્તારના કલાકારોને સવલત રહે એ હેતુથી વિવિધ તાલુકા અને શહેરના ઝોન ના કન્વીનરશ્રીઓ ના તાલુકા અને ઝોન સેન્ટરો પરથી પીએન ફોર્મ મેળવી અને જમા કરવી શકશે લક્ષચંડી લક્ષયંડી મહાયજ્ઞમાં રાજ્યભરમાંથી લાખોની સંખ્યામાં શ્રધ્ધાળ્ માતાજીના યજ્ઞના દર્શન કરવા આવી રહ્યા છે જેને લઈ યજ્ઞનગરીમાં માનવ મહેરામણ છલકાઈ રહ્યો છે વિદ્વાન બ્રાહણોના પવિત્ર મંત્રોચ્યારથી સમગ્ર દિવસ ગુંજતો જ રહે છે બીજી તરફ ધર્મસભામાં ધર્મગુરુઓ જ્ઞાન આપી રહ્યા છે બીજા દિવસે ચાર લાખથી વધારે લોકોએ દર્શન કર્યા હતા

સ્વચ્છતાથી લોકો અભિભૂત થયા છે ક્યાં પણ કચરો જોવા મળયો નથી

વા યબ્રન્ટ ક ચછ ગાંધીધામ ખાતે જૈન ઈન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન જીતો શાખા દ્વારા ત્રિદિવસીય વાઈબ્રન્ટ કચ્છનો પ્રારંભ થશે

પી ટી

સાંસદ વિનોદ યાવડા મંત્રી વાસણભાઈ અહીર ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે